ત્યારે દિલ્હીથી આજે વડાપ્રધાન મોદી અને પ્રિન્સ ક્રાઉને સંયૂકત રીતે પત્રકાર પરિષદને સંબોધી હતી આ દરમિયાન સાઉદી અરબે પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતનો સાથ આપવાનું વચન આપ્યું છે મોહમ્મદ બિન સલમાને આતંકવાદના મુદ્દે કહ્યું કે અમે ભારતની સાથે દરેક સ્તર પર સહયોગ આપવા માટે તૈયાર છીએ તેમણે વધુમાં કહ્યું કે અમે ઈન્ટેલિજન્સથી લઈને અન્ય ચીજો માટે પણ ભારતનો સાથ આપવા તૈયાર છીએ આ પહેલા પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આતંરવાદી હુમલો વિશ્વભરમાં છવાયેલા આતંકી ખતરાની બર્બર નિશાની સમાન છે

સંસંદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જણાવ્યું હતું કે અધ્યક્ષ તરીકે તેમની સેવાઓ શાસક અને વિપક્ષ અને સૌને સંતોષ થાય અને સૌને સમાન તક આપીને ગૃહનું સંચાલન કર્યું છે ભાજપના દંડક પંકજ દેસાઇએ કોંગ્રેસ પક્ષના દંડક શૈલેષભાઇ પરમારે પણ શ્રી ત્રિવેદીની સેવાઓને બિરદાવી હતી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના પ્રતિભાવમાં સભ્યોનો આભાર માની સંશાલન દરમ્યાન કોઇનું દીલ દુભાયુ હોય તેની ક્ષમા માગી હતી

પી તરીકે કાર્યરત એમ

ભરાડાની બઢતી સાથે બદલી થતાં તેમના સ્થાને પશ્ચિમ કચ્છના એસ પી તરીકે આઈપીએસ સૌરભ તોલંબિયાની નિમણૂંક કરાઈ હતી ત્યારે આજે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો

પી

વહીવટી તંત્રે મતદારો તથા ચૂંટણી પ્રક્રિયા અંગે પત્રકારોને માહિતી આપવા યોજેલી પત્રકાર પરિષદને સંબોધતાં કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે આ અંગે દરેક સમાજ અગ્રણીઓ જાગૃતિ દાખવી દરેક જ્ઞાતિજનની મતદાર નોંધણીની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરાવે તેવી અપીલ કરી હતી તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણીપંચ દ્વારા આદર્શ આચાર સંહિતા તેમજ ખર્ચ સંબંધી ફરિયાદો માટે હ્વસીવિજિલ નામે એપ્લિકેશન ડેવલપ કરાઇ છે જેના મારફતે રજૂઆત કર્તા જે તે સ્થળેથી ફરિયાદ કરી શકશે જે માટે રિયલ ટાઇમ વીડિયો તથા ફોટો મૂકવાના રહેશે જે મદદનીશ ચૂંટણી અધિકારીને ફોરવર્ડ થશે અને ફરિયાદનો તુરંત જ નિકાલ કરાશે

પર ડાયલ કરવાથી મતદાર વિગતો જાણી શકશે તેમ ઉમેર્યું હતું

આ આયોજન દરમિયાન શહીદ પરિવારો માટે ફંડ પણ એકત્રિત કરવામાં આવ્યું હતું જે રીલીફ ફંડમાં મોકલવામાં આવશે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પણ શૈલેષભાઈની પહેલને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી

કવિતા મીરા સચદે સ્મારક ટ્રસ્ટ તરફથી શિક્ષણ સંસ્કાર તથા સેવાના ત્રિવેણી સંગમ સમાન ડો

શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં કચ્છના સાહિત્યકાર જયંતિભાઈ જોશી શબાબના હસ્તે સ્કોલરશીપ વિતરણ થશે તેવું ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ઉર્મિશભાઈ સચદેની યાદીમાં જણાવાયું છે